ત આરોગ્યમંત્રી ડૉક્ટર ફર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં મેડીકલ ઓક્સીજનની કોઈ અછત નથી અને દેશમાં દરરોજ લગભગ છ હજાર ચારસો ટન ઓક્સીજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે

ત્રણ દિવસ ચાલનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં વિશ્વના ઘણા પ્રતિષ્ઠિત નેતા વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા ભાગ લેવાના છે તેમાં મુખ્યત્વે કોવિડથી ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે

આ બેઠકનું આયોજન આ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કર્યું છે આ બેઠકને આરોગ્યમંત્રી ડોક્ટર ફર્ષવર્ધન પણ સંબોધિત કરશે

તેઓ આજે રવિવાર સંવાદની છઠ્ઠી કડીમાં સોશિયલ મીડિયા પર પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આ સમયે દેશમાં દરરોજ લગભગ છ ફજાર ચારસો ટન ઓક્સીજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે સરકાર કોવિડ રોગયાળાને કારણે વધતી માંગને જોતા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તૈયાર છે તેમણે કહ્યું કે ગૃહ્મંત્રાલય દ્વારા નિમાયેલ અધિકૃત જૂથ રાજ્યોના નોડલ અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને દેશભરમાં મેડીકલ ઓક્સીજનની ઉપલબ્ધતા અને પૂરવઠા પર નજર રાખી રહ્યું છે તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં એક લાખ ચારસો મેડીકલ ઓક્સીજન સીલીન્ડર પૂરા પાડવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણે લિક્વીડ મેડીકલ ઓક્સીજનની કિંમત પણ નક્કી કરેલી છે

વિદ્યાસાગરે કહ્યું છે કે દેશમાં જલ્દી લોકડાઉન લાગુ કરવાના નિર્ણયથી ઘણાં લોકોના જીવ બચાવી શકાયા અને અંધાધૂંધી અટકાવવાનું શક્ય બન્યું

તેમણે કહ્યું કે આગામી તહેવારોની મોસમ અને શરદ ઋતુમાં કોરોના સંક્રમણના કેસો વધી શકે છે તેમણે ઉમેર્યું કે સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન થાય તો જ બધી ગતિવિધિઓ સામાન્ય કરી શકાશે તેમણે કહ્યું કે નિયમોનું બરાબર પાલન કરાશે તો આવતા વર્ષની શરૂઆતમાં કોરોના પર નિયંત્રણ મેળવવાનું શક્ય બનશે અને ફેબ્રુઆરીના અંતે સુધીમાં સંક્રમણના ઘણાં ઓછો કેસો રહેશે

ડી એ અને મહાગઠબંધનના નેતા અલગ અલગ વિસ્તારોમાં જનસભાઓ કરી રહ્યા છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ આર

સિંહ નિત્યાનંદ રાય અને અશ્વિનીકુમાર ચૌબે એન ડી એ ના સમર્થનમાં રેલીઓ કરી રહ્યા છે

ડી યુ ના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશક્રમારે બક્સરમાં એક રેલીને સંબોધિત કરી તેઓ નાવાનગર તરારી અને જગદીશપુરમાં પણ જનસભાઓ કરવાના છે બીજી બાજુ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર અને રાજદના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે ચાનનમાં એક જનસભા કરી

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બા દ

એન એસ ચેન્નાઈ પરથી સફળ પરિક્ષણ કરવામાં આવ્યું પરિક્ષણ દરમ્યાન બ્રહ્મોસે અરબી સમુદ્રમાં સ્થિત જગ્યા પર અયૂક નિશાન લગાવ્યું સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આ સફળતા માટે ડી આર ડી ઓ બ્રહ્મોસ કંપની અને ભારતીય નૌકાદળને શુભેચ્છાઓ આપી

ઓ ના અધ્યક્ષ ડોક્ટર જી સતીષ રેડ્રીએ પણ આ ઉપલબ્ધિ માટે વૈજ્ઞાનિકો અને મિસાઈલના નિર્માણ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ આપી

આર ડી ઓ ના અધ્યક્ષે કહ્યું કે બ્રહ્મોસ મિસાઈલથી ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતામાં અનેક રીતે વૃદ્ધિ થશે બ્રહ્મોસ ભારતની મુખ્ય પ્રહાર મિસાઈલ છે જે સમુદ્રની સપાટી પર દૂરના સ્થળોને નિશાન લગાવી શકે છે

તો બીજી બાજુ હૈદરાબાદમાં ફરી ભારે વરસાદને કારણે શહેરના ઘણાં વિસ્તારોમાં પૂર આવ્યું છે હૈદરાબાદ પાસે બાલાનગરમાં એક મોટી ઝીલનાં ફરતે બાંધેલ પાળીમાં તિરાડ પડવાથી ઘણી કોલોનીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે હૈદરાબાદ અને તેલંગાણાના અન્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસોમાં મૂશળધાર વરસાદથી પયાસ લોકોના મોત થયા છે અને સંપત્તિઓને નુકસાન થયું છે

હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવનારા ત્રણ દિવસમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી કરી છે તો ઉત્તરીય કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે

દરમ્યાન તેલંગણા કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના રાહત અને બચાવની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે

તેનાથી આંધ્રપ્રદેશના ઉત્તરીય કિનારાના વિસ્તારોમાં ઘણાં સ્થળોએ અને રાયલસીમામાં કેટલાક સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે એક બે જગ્યાઓએ ભારે વરસાદ પણ થઈ શકે છે અમરાવતીમાં હવામાન વિભાગના નિયામક એસ સ્ટેલાએ જણાવ્યું કે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થશે

તે અગાઉ હૈદરાબાદે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ સ્વીકારી હતી

હૈદરાબાદ વતી નટરાજને બે વિકેટ ઝડપી હતી

જી